શ્રી જેટલીએ બેંકો દ્વારા એ વખતે થયેલા આડેધડ ધિરાણો વખતે આરબીઆઈએ આંખ આડા કાન કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો કુલ્પના શાહ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા ભારતના નિર્માણ માટે ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબુદ કરવા પગલા લેવા અનુરોધ કર્યો છે દિલ્હીમાં સતર્કતા જાગૃતિ સપ્તાહના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે સરકારી કામોમાં થતો અકારણ વિલંબ પણ તે જ સંસ્થાની વિશ્વસનીયતાને અસર કરે છે તેમણે પારદર્શકતા વધારવા ટેકનોલોજીના થઈ રહેલા ઉપયોગ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી

તેમાં આધાર સંલગ્ન સેવાઓ મુશ્કેલી વિના સરળ રીતે મળી રહેશે

તેમાં તમામ રાજ્યોમાં પાટનગરનો સમાવેશ થાય છે કલ્પના શાહ જનૌષધિ કેન્દ્રો કેન્દ્રિય રસાયણ અને ખાત રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે જનૌષધિ દવાઓનું વેચાણ છેલ્લા સાત માસમાં દોઢસો કરોડ રૂપિયાથી વધુ રકમનું થયું છે

ભુજ ખાતે બપોરે માઈક્રો સ્મોલ મીડીયમ એન્ટરપ્રાઈઝ લોનનો કાર્યક્રમ યોજાશે જેમાં વીડીયો કોન્ફરન્સથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદી લોન અંતર્ગત પોર્ટલ લોન્ચ કરશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે

જનરલમાં કેમ્પ ભારત સરકાર દ્વારા આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે અદાણી સંચાલિત જી

જનરલ હોસ્પિટલમાં ગઈકાલે યોજાયેલ કેમ્પનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો

સરવૈયા જણાવે છે કે આ કેમ્પમાં વિવિધ નિષ્ણાત તબીબો હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડો કશ્યપ બુચ સહિત હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો આ કેમ્પમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી આ ઉપરાંત આ યોજના અંતર્ગત તમામ સવાલોના જવાબ આ કેમ્પ દ્વારા પુરા પાડવામાં આવ્યા હતા

આ કેમ્પમાં લોકોનો ઉત્સાહ જોતા બીજા કેમ્પનું નવેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું

એચવન એનવનના વાયરસ સમગ્ર જિલ્લાના બાળકો વૃધ્યો સહિત યુવાનોને પણ ભરડામાં લઈ રહ્યું છે જિલ્લાના ભુજ તાલુકામાં આ રોગના દર્દીઓ વધુ હોવાથી ગઈકાલે શહેરના કેટલાક વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કુર્મીએ લોકોની સવિશેષ જાગૃતિ અને સાવચેતીની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો